કરવાનો સંકલ્પ વ્યકત કર્યો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

નવી શિક્ષણ નીતિનો હેતુ દેશ માટે સક્રિય અને સમાવેશી જ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરવાનો છે તેથી એક મફત્ત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિ અમલી બનશે જે ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવા મદદરૂપ થશે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

તેમણે સંક્રમણ રોકવાના ઉપાયો તથા પરીક્ષણો ઝડપી બનાવવા જણાવ્યું હતું શ્રી મુષણે આરોગય સયિવો સાથે આવતા એક મહિનાની કાર્ય યોજના અંગે ચર્ચા કરી હતી

બીપીઆઇ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની અમલીકરણ એજન્સી બીપીપીઆઇ એ કોવીડ લોકડાઉનના મુશ્કેલ સમયમાં પણ પ્રોત્સાજનક વેચાણ કર્યુ છે

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળામાં જન ઓષધિ કેન્દ્રો અવિરત યાલુ રહયાં હતા